ગત નવમી ઓગષ્ટે તેમને દિલ્ફીની એઇમ્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમની આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી હતી

આ સમજૂતીઓમાં રાજદ્વારી અને કોન્સ્યુલર મિશનોમાં કામ કરતા કર્મચારીઓને લગતી સમજૂતી ભારતીય રિઝર્વ બેંક અને યુએઇની મધ્યસ્થ બેંક વચ્ચે યલણોના આદાનપ્રદાન અંગેની સમજૂતીનો સમાવેશ થાય છે ભારત અને યુએઇ વચ્ચે વધતા જતા દ્વિપક્ષીય સંબંધોમાં પરમાણુ ઉર્જાનો શાંતિપૂર્ણ રીતે ઉપયોગ કરવાની બાબતનો સમાવેશ કરાશે એવી જ રીતે ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ સૈનિકોનો સમાવેશ યુએઇના તટરક્ષકદળમાં કરવા અંગેની સમજૂતી પણ સધાશે સંરક્ષણ અભ્યાસ અને વિશ્લેષણ માટેની સંસ્થા તેમજ અમીરાતના વ્યૂહાત્મક અભ્યાસ માટેના કેન્દ્ર વચ્ચે પણ સમજૂતી કરાશે ટ્વીટર ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ક્રાઉન પ્રિન્સ મહંમદ બીન જાયેદ સાથે ભારત અને યુએઇના સંબંધો વધુ સુદ્રઢ બનાવવા યર્યા કરવા તેઓ ઉત્સુક છે બંને દેશો વચ્ચેના ગાઢ બનતા આર્થિક સંબંધો અંગે પણ યર્યા કરાશે

શ્રી મોદી ફ્રાંસની સફળયાત્રા પછી ગઈકાલે પેરીસથી અબુધાબી પહોચ્યા ફ્રાંસયાત્રા દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોન અને પ્રધાનમંત્રી એડવર્ડ ફલીપ સાથે દ્વિપક્ષીય બેઠક કરી તેમણે પેરીસમાં યુનેસ્કોના વડામથકમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કર્યા

તેમણે કહ્યું કે ભ્રષ્ટાયાર ભાઈ ભત્રીજાવાદ જનતાના નાણાંની લુંટ અને આતંકવાદ ઉપર પ્રભાવી અંકુશ કરવામાં આવ્યો છે ત્રણ તલાકની નાબુદી પણ શ્રી મોદીએ કહ્યું કે નવા ભારતમાં મુસ્લીમ મહિલાઓ પ્રત્યે કોઈ પ્રકારનો અન્યાય સ્વીકારી ના શકાય

શ્રી મોદી અબુધાબીથી બહેરીન જશે અને સુલતાન શેખ હમદ બિન ઈસા અલ ખલીફા સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી ખાડી ક્ષેત્રમાં પ્રાચીન શ્રીનાથજી મંદિરના જીર્ણેધ્ધારના ઔપયારીક શુભારંભના સાક્ષી બનશે બહેરીન યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી ત્યાંના ભારતીય સમુદાયને પણ મળશે તયારબાદ તેઓ જી સાત શિખર પરિષદમાં ભાગ લેવા માટે કાલે ફ્રાંસ પરત જશે

તેમણે કહ્યું કે દેશનો વિકાસદર અમેરિકા અને ચીન કરતા ઉંચો છે ઊંચો આર્થિક વિકાસ હાંસલ કરવા માટે અનેક પગલાંની જાહેરાત કરતાં મંત્રીશ્રીએ ગઇકાલે આ નિવેદન આપ્યું નાણાંમંત્રીએ કહ્યું કે વપરાશ દર માત્ર ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં જ નહીં પરંતુ વિકસિત અર્થવ્યવસ્થાઓમાં પણ ઓછી છે સરકાર માટે સૌથી મહત્વની બાબત સુધારા છે તેમ જણાવતા સુશ્રી સીતારમણે કરવેરા સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકથો તેમણે કહ્યું કે સરકાર કાર્યવાહીથી આગળ વધીને વધુ માનવીય અભિગમ તરફ આગળ વધવા માંગે છે તેમણે કહ્યું કે આવકવેરા આકારણીની હેરાનગતિથી બચાવવા માટે ઘણાં પગલાં લેવાયા છે ઓટોમોટીવ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના પગલાંઓમાં સરકારી વિભાગો દ્વારા જૂના વાહનોના બદલે નવા વાહનોની ખરીદી પર પ્રતિબંધને ઉઠાવી લેવાયો છે અને માંગને વધારવા માટે નિકાલ નીતી સહિત વિવિધ પગલાં અંગે વિચારણા છે

એસ

એવું પણ નક્કી કરાયું છે કે પી એમ એલ એ ના નિયમોમાં જરૂરી ફેરફાર કરાશે અને આધાર નિયમોમાં પણ ફેરફાર કરાશે જેથી ઘિરાણ પ્રક્રિયા સરળ બની શકે

અને કાશ્મીર દ્વારા એકીકરણ હવેપૂર્ણ થયું છે આજે સવારે હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીની પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ ભારતીય પોલીસ સેવાના નવનિયુક્તોને સંબોધી રહ્યા હતા

તેમણે કહ્યું કે આર્થિક વિકાસમાં અને ખાસ કરીને પાંચ દ્રિલિયન ડોલરનું અર્થતંત્ર હાંસલ કરવામાં કાયદો અને વ્યવસ્થા યાવીરૂપ ભૂમિકા ભજવે છે તેમણે આઈ પી એસ નવનિયુક્તોને પ્રધાનમંત્રી ભારપૂર્વક કહે છે તેમ સ્માર્ટ પોલીસ બનવા કહ્યું શ્રી અમિત શાહે શ્રમને લોકોની સમસ્યાઓ ઉકેલવામાં સંવેદનશીલ બનવા કહ્યું અને ઉચ્ય મનોબળ સુધરવાની ક્ષમતા રાખવા માન મેળવા અને ટેકનો સેવી બનવા તેવી રીતે સ્માર્ટ બનવા કહ્યું

ઉત્તરપ્રદેશમાં મથુરા અને વૃંદાવનમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવ ઉજવવા સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે

જે ભવ્ય અને દિવ્ય લાગી રહ્યું છે અડધી રાત્રિએ ભગવાન નંદલાલના અવતારની એક ઝાંખીના દર્શન કરવા માટે દેશ વિદેશના વિવિધ ભાગોમાંથી હજારો ભક્તો પહેલેથી જ મથુરા પહોંચી ગયા છે સમગ્ર શહેર ધાર્મિક ઉત્સાહ અને ઉમંગથી રંગાયું છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોરે મથુરા પહોંચી જન્માષ્ટમી સહિતના ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે ગુજરાતમાં મુખ્ય ઉજવણી જગતમંદિર દ્વારીકા અને ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના મંદિરમાં થઈ રહી છે અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ અને ઇસ્કોન મંદિર ખાતે થઈ રહેલી વિશેષ પુજા અને કાર્યક્રમોના ભક્તો ભાગ લઈ રહ્યા છે વિશેષ જન્માષ્ટમી મહોત્સવમાં ભાગ લેવા દ્વારિકા અને ડાકોરમાં મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થઈ રહ્યા છે

મેચ સાંજે પાંચ વાગ્યેથી વી

મેદાનમાં રમાશે

આમાના મોટાભાગના એકાઉન્ટ્સ પાકિસ્તાનમાંથી યલાવાતા હતા તાજેતરમાં કાશ્મીર ઘાટીમાં લોકો પીડિત હોવાના ઘણા ખોટા સમાચારો નજરમાં આવ્યા હતા તેનું ધ્યાનપૂર્વક મૂલ્યાંકર બતાવે છે કે આવા સમાયારો વાસ્તવિકતાથી ઘણાં દૂર છે જૂના ફોટોગ્રાફસ અને વીડિયોને સોશિયલ મીડિયામાં અત્યારના જમ્મુ કાશ્મીરના ફોટોગ્રાફ્સ તરીકે ફેલાવવામાં આવી રહ્યા છે

પાકિસ્તાનની કેટલીક મીડિયા ચેનલોએ એક દસ વર્ષ જૂનો ફોટો પ્રસારિત કરીને ખોટા દાવા કર્યા હતા

અમેરીકા યુનાઈટેડ કિંગડમ જેવા પશ્ચિમ દેશોએ ખ્રિસ્તી અહમદી ઉઈધુર અને અન્ય વંશીય લધુમતી ઉપર જારજુલમ કરવા માટે ચીન અને પાકિસ્તાનની ટીકા કડક ટીકા કરી હતી સશ્મ સંઘર્ષવાળા વિસ્તારોમાં રહેતા ધાર્મિક લધુમતી સમુદાયના લોકોની સલામતી વધારવા અંગે પોલેન્ડ ધ્વારા આ બેઠક યોજાઈ હતી